તાજેતરમાં લદ્દાખ અને લક્ષદ્વીપને એક રાષ્ટ્ર એક રેશનકાર્ડના હાલના રાષ્ટ્રીય પોર્ટેબીલીટી ક્લસ્ટરમાં જોડવામાં આવ્યા છે ગ્રાહક બાબતોના મંત્રાલયે જણાવ્યા અનુસાર બંને કેન્દ્ર શાસિત પ્રદેશોએ અન્ય રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રો સાથે અજમાયશી તબક્કો અને પરીક્ષણ પૂર્ણ કર્યા છે

મંત્રાલયે જણાવ્યું કે બાકીના રાજ્યો અને કેન્દ્રશાસિત કેન્દ્રોને આગામી માર્ચ સુધીમાં રાષ્ટ્રીય પોર્ટેબિલીટીમાં એકીકૃત કરવાનું લક્ષ્યાંક છે એક રાષ્ટ્ર એક રેશનકાર્ડ યોજના એ સરકારનો મહત્વાકાંક્ષી પ્રયાસ છે દેશમાં ગમે ત્યાં સ્થળની મર્યાદાને ધ્યાનમાં લીધા વિના બધા લાભાર્થીઓને અન્ન સુરક્ષા અધિકારની સુવિધા પહોંચાડવા માટેનું લક્ષ્ય છે સ્થળાંતર કરનારા લાભાર્થીઓ રોજગારની શોધમાં તેમના રહેઠાણની જગ્યામાં વારંવાર ફેરફાર કરે છે તેઓ હવે તેમના સમાન રેશનકાર્ડનો ઉપયોગ કરીને દેશના કોઈપણ વાજબી ભાવની દુકાનમાંથી અનાજ મેળવી શકશે

રાજનાથસિંહ્ સંરક્ષણમંત્રી રાજનાથસિંહે આજે વિદેશમંત્રી એસ જયશંકર રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ડોવલ સંરક્ષણ દળોના વડા બિપિન રાવત ભૂમિદળના વડા જનરલ નરવણે સહિત અગ્રણી અધિકારીઓ સાથે બેઠક યોજી હતી દક્ષિણ પેંગોંગ વિસ્તારમાં યીનના લશ્કર દ્વારા તાજેતરની ઉશ્કેરણી બાદ ભાવિ કાર્યવાહી અંગે વિચારણા માટે આ બેઠક બોલાવી હોવાનું અનુમાન છે ગઈકાલે ભારતીય સેના અને પીએલએ વચ્ચે યૂશુલ ખાતે બ્રિગેડ કમાન્ડર કક્ષાની ફ્લેગ બેઠકમાં ઉશ્કેરણીજનક લશ્કરી ગતિવિધિઓ અંગે ચર્ચા યોજાઇ હતી પૂર્વ લદ્દાખમાં યાલી રહેલી અથડામણ દરમિયાન પીએલએના સૈનિકોએ સર્વસંમતિનો ભંગ કર્યો હતો યથાવત સ્થિતિ જાળવવા અને ઉશ્કેરણીજનક લશ્કરી હિલચાલ રોકવા માટે ભારત પ્રયત્નશીલ છે

કેન્દ્રીય અન્ન પ્રક્રિયા ઉદ્યોગ મંત્રી હરસિમરત કૌર બાદલે જણાવ્યું કે નાશ પામેલા પાકને બચાવવા પૂરતા માળખાકીય જોગવાઈથી ખેડૂતોની આવક વધારવામાં મદદ મળશે અને ફળો અને શાકભાજી ક્ષેત્રે ભારતને આત્મનિર્ભર બનાવવાની દિશામાં પણ કામ કરશે

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ ઉપરાષ્ટ્રપતિ એમ વેંકૈયા નાથડુ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ લોકસભા અધ્યક્ષ ઓમ બિરલા પૂર્વ પ્રધાનમંત્રી મનમોફન સિંઘ ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહ્લ ગાંધી કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ આરએસએસના વડા મોફન ભાગવત દિલ્ફીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કેન્દ્રીયમંત્રીઓ નિર્મળા સીતારમણ અને હર્ષ વર્ધન સીપીઆઇ નેતા ડી રાજા ત્રણેય લશ્કરી સેનાઓના વડા અને અગ્રણી મહાનુભાવોએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી ભૂતપૂર્વ રાષ્ટ્રપતિને કોવિડ પ્રોટોકોલ મુજબ અંગત ગન કેરેજના બદલે વાનમાં અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવ્યા હતા સદગતના પુત્રે તેમને અંતિમ સંસ્કાર આપ્યા હતા આ પહેલાં લશ્કરના જવાનો દ્વારા અંતિમ સલામી આપવામાં આવી હતી

કેબિનેટે પ્રર્વ રાષ્ટ્રપતિની યાદમાં બે મિનિટ મૌન પણ પાબ્યું હતું કેબિનેટ દ્વારા કરાયેલા ઠરાવમાં તેમના નિધનથી એક પ્રતિષ્ઠિત નેતા અને અદ્વિતીય સંસદ સભ્ય ગુમાવ્યા બદલ દુખ વ્યક્ત કરવામાં આવ્યું છે ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ પ્રત્યે આદર સ્વરૂપે સરકારે સાત દિવસીય રાજકીય શોકની જાહેરાત કરી હતી સાત વખત સંસદસભ્ય અને ભારત રત્ન પ્રાપ્તકર્તા શ્રી મુખરજી એક પ્રશંસનીય અને આદરણીય રાજકીય વ્યક્તિત્વ હતા

આગામી સાતમી સપ્ટેમ્બરથી મેટ્રો રેલ સેવાનો તબક્કાવાર પ્રારંભ કરાશે

ભારતે છેલ્લા કેટલાક મહિનામાં તેની કોવિડ પરીક્ષણ ક્ષમતામાં નોંધપાત્ર વધારો કર્યો છે

શ્રી અશોક લવાસાએ રાજીનામું આપતાં ખાલી પડેલી જગ્યા પર તેમની ભરતી કરવામાં આવી છે

આર્થિક બાબતોના વિભાગના અધિક સચિવ સી એસ

ટોચના અમેરિકન રાજદ્વારીએ કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વડપણ હેઠળના વહીવટીતંત્રદ્વારા શ્રેષ્ઠ સંરક્ષણ ક્ષમતાઓ સાથે ભારતને ટેકો આપવા તૈયાઋ દર્શાવી છે ગઈકાલે અમેરિકા ભારત વ્યૂહાત્મક ભાગીદારી અંગેના ફોરમ દ્વારા આયોજિત ત્રીજી લીડરશિપ સમિટમાં અમેરિકાના નાયબ વિદેશ સચિવ સ્ટીફન બિગને આ મુજબ ઉલ્લેખ કર્યો હતો